આ ઉપરાંત અંત્યોદય પરિવાર અગ્રતા ધરાવતા પરિવારો તેમજ બી પી એલ પરિવારોને નિયમિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઘઉં ચોખા તુવેર દાળ ખાંડ અને મીઠાનું મે મહિના માટેનું જાહેર વિતરણ પણ આજથી શરૂ થશે

કોરોના ગ્રાન્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના હાલના સંક્રમણકાળમાં કોરોના ધારાસભ્ય તરીકે મળતી દોઢ કરોડની ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને ફાળવી આપી છે

પ્લાઝમા કોરોના કોરાનાના દર્દીઓને સાજા કરવામાં જે દર્દીઓમાં એન્ટીબોડી બન્યા હોય તેવા દર્દીઓનું પ્લાઝમા આપીને જીવતદાન આપવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલનુ યોગદાન મહત્વનું રહ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસીપી કાર્યરત કરવામાં આવ્યું છે બ્લડ બેન્કમાં રોજની સાત થી આઠ પ્લાઝમા ફેરેસીસ પ્રોસીઝર કરવામાં આવે છે બ્લડ ડોનેશનમાંથી પણ સીસીપી મેળવવામાં આવે છે

પ્લાઝમા ડોનેશન માટે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કરેલી પહેલને કારણે ઘણા પોલીસ કર્મચારીઓએ પ્લાઝમા ડોનેટ કર્યું છે

કોરોના વોર્ડમાં કામ કરવાનો સૌથી અઘરો હિસ્સો આઇસીયુ વિભાગ છે

કોરોનાથી સંક્રમિત દર્દી ગંભીર બને તે પછી વિશેષ સારવાર માટે આઇસીયુ વોર્ડમાં લાવવામાં આવે છે રીમા કહે છે દાહોદમાં કોરોનાના દર્દીઓ છેલ્લી ઘડીએ દવાખાને જાય છે એના કારણે મોર્ટાલિટીની શક્યતા વધી જાય છે એટલે કોરોના સામે લડવું હોય તો તેની સમયસર સારવાર કરાવી લેવામાં જ હિત છે લોકો સામાજિક અંતરનું પાલન કરે માસ્ક પહેરે અને હાથ સેનિટાઇઝ કરતા રહે તે જરૂરી છે વેક્સીન લઇ લેવી ખૂબ જ ફાયદાકારક છે આવતીકાલે વિશ્વ નર્સ ડે છે ત્યારે કોરોનાકાળમાં દર્દીઓની અવિરત સેવા કરતા આવા અનેક આરોગ્યકર્મીઓ પ્રત્યે સમાજ હંમેશા ઋણી રહેશે

નો આદેશ રાજ્યમાં શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોવિડના કેસો વધી રહ્યા હોવાથી ગ્રામ્ય વસ્તારોના કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત સહિતની જરૂરી વ્યવસ્થા રાખવા માટે પોલીસ વડાએ આદેશ આપ્યો છે આ અનુસંધાને રાજ્ય પોલીસવડા શ્રી આશીષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા પોલીસ વડાશ્રીઓને આવા કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત મૂકીને ત્યાં યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે કોવિડ સેન્ટર ખાતે કોઈ ભીડ ન થાય તે પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે તે ઉપરાંત ગામ ખાતે અન્ય જાહેર સ્થળોએ લોકો વધુ સંખ્યામાં એકઠા ન થાય અને સો શિયલ ડીસ્ટન્સ તથા માસ્કના નિયમોનું પાલન થાય તે પણ પોલીસ તથા જી આર ડી જવાનો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે ગામના કોવિડ કેર સેન્ટર ઉપર મૂકવામાં આવેલ પોલીસ બંદોબસ્ત દ્વારા ગામમાં લઝન તથા અવસાન જેવા પ્રસંગોમાં નિયત સંખ્યા કરતાં વધુ લોકો ભેગા ન થાય તે માટે પણ વોચ રાખવામાં આવશે

આર

મંદિર દ્વારા ટીફીનની સાથે સંપુર્ણ નિશૂલ્ક સારવાર આપતી કોવિડ કેર હોસ્પિટલ પણ કાર્યરત છે

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા ચીફ ઓફિસર પી એસ

મંગળવારે નગરમાં ગુમાસ્તાધારાનો યુસ્તપણે અમલ કરવાનું પણ નક્કી કરાયું હતું